રાજ્યમાં વ્યવસાય ચલાવવામાં સરળતા અને કામદારોને વળતરમાં વધારો થશે

કૃષિ રાજ્યમંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું છે કે સંસદે પસાર કરેલ ક઼ષિ સુધાર બિલનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો તેમની આવક બમણી કરવાનો છે તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે દુષ્પ્રાયારથી ભરમાશો નહીં કારણ કે ખેતપેદાશના વેચાણ માટે ખેડૂતને વધુ વિકલ્પ આપવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે

રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી દીધી છે લોકસભાએ અગાઉ બંને ખરડાને પસાર કરી દીધા હતા આ બિલ ગુજરાતની રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરે છે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ આ અંગે વાત કરતાં કહ્યું કે પોલીસ તાલીમ પ્રણાલીને મજબૂત બનાવવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ છે વાયએસઆર કોંગ્રેસના વિજયસાઇ રેડ્ડી જેડીયુના આરસીપી સિંઘ ટીડીપીના કે રવિન્દ્ર કુમાર અને બીજેડીના મોઝીબુલ્લા ખાને કાયદાને ટેકો આપવા માટેના બિલ પર ચર્ચા કરી હતી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરશે અને યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરે છે ગૃહ રાજ્યમંત્રી જી

સંસદે પસાર કરેલા કામદાર કાનૂન સુધારાના પગલે રાજ્ય વિધાનસભાએ પણ ગઇ મોડી સાંજે ગુજરાત ઔદ્યોગિક તકરાર સુધારા વિધેયક બહ્મતીથી મંજૂર કર્યું છે

મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ સુધારો થવાથી ઘણાહકારાત્મક પરિણામો મળશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચતું કરવાની પ્રતિબદ્વતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે નલ સે જલ યોજના હેઠળ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી લોકોને પથરી હાથીપગા જેવા રોગથી મુક્ત કરવા છે સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂ

બ્રાહ્મણી ડેમ આધારિત રૂ

કોરોના લોકડાઉનને લીધે બંધ થયેલી પેસેનજર ટ્રેન તબક્કાવાર શરૂ કરવાની માંગણી પણ શ્રી યાવડાએ ગૃહમાં રજૂ કરી હતી

ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર ડૉ

જી

કોશીયાએ ઉમેર્યું કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ

તેમણે ઉમેર્યું કે ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આ દવાનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી

એ ગઇકાલે આ જાહેરાત કરી